વુહાનમાંથી આજે સવારે નવી દિલ્ફી પહોંચવાની આશા છે

વેપારી જગત અને નોકરિયાત વર્ગ બંને આ અંદાજપત્ર માટે ઉત્સુક છે નાણામંત્રી આ અંદાજપત્રમાં આર્થિક વૃદ્ધિદર વધારવા અને યુવાનો માટે વધુ રોજગારીન અવસર સર્જન કરવાના ઉપાયોની જાહેરાત કરી શકે છે ભારતીય અર્થવ્યવસ્થાને પાંચ દ્વિલિયન ડોલરની બનાવવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના લક્ષ્યાંકને અનુરૂપ પણ વ્યાપક જાહેરાતો થઈ શકે છે વૈશ્વિક મંદી છતાં ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ સંતુલિત રહી છે જેના કારણે નાણાં મંત્રાલયની જવાબદારી અને અપેક્ષાઓમાં વધારો થયો છે

ટ્વીટર પર શ્રી મોદીએ કહ્યું કે પાંચ દ્રીલીયન ડોલરના અર્થતંત્રને હાંસલ કરવા બહ્પાંખીયા વ્યૂહ પર ધ્યાન આપ્યું છે અને ઉદ્યોગ સાહસિકતા નિકાસ વેપાર સરખીકરણ જેવાં પગલાં સૂચવાયાં છે

તેમાં સુચવાયું છે કે પાંચ દ્રીલીયન ડોલરની અર્થ વ્યવસ્થાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ઉદ્યોગ ક્ષેત્રની કામગીરી ખુબ મહત્વની છે

દેશમાં વેપારને સરળ બનાવવા માટે તેમાં વધુ સુધારા સુયવાયા છે

અને પ્રજાને દેશના અન્ય નાગરીકો સમકક્ષ અધિકાર મળ્યા છે સંસદની આ વર્ષની પ્રથમ બેઠક અને અંદાજપત્ર સત્રના આરંભે ગઇકાલે સંસદના બંન્ને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધતા રાષ્ટ્રપતીએ આ મુજબ જણાવ્યું હતું શ્રી કોવિંદે નાગરીકત્વ સુધારા કાયદાને ઐતિહાસીક ગણાવી તેની પ્રશંસા કરી અને રાષ્ટ્રપિતા હાત્મા ગાંધીજીની ઈચ્છા પરિપૂર્ણ થઈ હોવાનું જણાવ્યું હતું શ્રી કોવિદે ક્લું કે કોઈપણ પ્રશ્ને પરસ્પર વાટાધાટ અને ચર્ચાથી લોકશાહી મજબૂત બને છે જયારે હીંસાથી પોત નબળું પડે છે તેમણે છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલા વિવિધ પગલાં અંગે વાત કરી ખેડૂતોના ફાળાની પ્રશંસા કરતાં શ્રી કોવિદે કહ્યું કે તેમના જીવનમાં પરિવર્તનને સરકાર અગ્રતા આપે છે આરોગ્ય ક્ષેત્રની કામગીરીનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આયુષ્યમાન ભારત યોજનાની અસર દેખાઈ રહી છે

અને તેમાં ગુનેગારોની માહિતી એકત્ર કરવામાં આવી છે તેમણે કહ્યું કે ત્રાસવાદને દેશવટો આપવા માટે સરકાર પૂરા જોશ અને નિર્ધારથી કામ કરી રહી છે શ્રી કોવિન્દે કહ્યું કે સરકારના સંકલિત પ્રયાસોના કારણે ઈશાન ભારતની સલામતીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે

આ વર્ષે મેળામાં ઉઝબેકીસ્તાન ભાગીદાર દેશ છે અને હિમાચલ પ્રદેશ રાજયની થીમ છે

જેમાં દેશની હસ્તકલા હાથ વણાટ અને સાંસ્કૃતિક વિરાસતની સમૃધ્યિ અને વિવિધતા દર્શાવવામાં આવે છે

આ મહિનાની આઠમી તારીખે સ્વતંત્ર અને નિષ્પક્ષ વાતાવરણમાં યુંટણી યોજાય તે માટે મહત્વપુર્ણ મુદ્દા પર આ બેઠકમાં ચર્ચા થઇ હતી દિલ્જીના મુખ્ય ચુંટણી અધિકારી પોલીસ કમિશ્નર તથા જીલ્લા ચુંટણી અધિકારીઓ નોડલ અધિકારીઓ અને સ્થાનિક સંસ્થાઓના પ્રમુખો અધ્યક્ષોએ આ બેઠકમાં ભાગ લીધો હતો દિલ્ફીના મુખ્ય સચિવ પોલીસ વડાગૃહ સચિવ નાણા સયિવ ઉચ્ય પોલીસ અધિકારીઓ અને મુખ્ય યુંટણી અધિકારી સાથે એક અન્ય બેઠકમાં વિવિધ મહત્વપુર્ણ મુદ્દા પર વિસ્તારપુર્ણ યર્ચા કરવામાં આવી હતી મુખ્ય યુંટણી કમિશ્નર સુનીલ અરોરાએ કહયું કે યુંટણી પંચ માટે એ મહત્વપુર્ણ છે કે યુંટણી સ્વતંત્ર નિષ્પક્ષ શાંતિપુર્ણ અને ન્યાયી વાતાવરણમાં યોજાય દિલ્હીના મુખ્ય યુંટણી અધિકારી ડોકટર રણબીરસીંહે કહયું કે સ્થાનિક સંસ્થાઓ સાથે મળીને ચુંટણીની સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે

વેકૈયા નાયડુએ ગઇકાલે નવી દિલ્ફીમાં પોતાના નિવાસસ્થાને બધા જ રાજકીય પક્ષોના નેતાઓની બેઠક બોલાવી હતી તેમણે બજેટ સત્ર દરમિયાન ઉપલા ગ્રહના સુચારબુ સંચાલન માટે તેમનો સહયોગ માંગ્યો શ્રી નાયડુએ વિવિધ વિભાગો સંબંધી સ્થાયી સમિતિઓને ગ્રાંટની માંગણીઓ પર પોતાના અહેવાલ સંસદ ધ્વારા બજેટને મંજુર કરાય તે પહેલા રજુ કરવાનો પણ અનુરોધ કર્યો

દિલ્હી હવાઇ મથકેથી ગઇકાલે આ વિમાન વુહાન માટે રવાના થયું હતું એર ઇન્ડિયાના પ્રવકતાએ કહયું કે વુહાનમાં ફસાચેલા ભારતીયોને લેવા માટે દિલ્હી હવાઇ મથકેથી આજે એક વધુ વિશેષ વિમાન રવાના થઇ શકે છે

સ્કોટલેન્ડમાં કેન્ડલ સાથે સભાઓ યોજાઇ હતી જેણે યુરોપીય સંઘમાં રહેવા તરફી મતદાન કર્યુ હતું જયારે તેનો વિરુધ્ધ મત આપનારાઓએ લંડનના પાર્લામેન્ટ સ્કવેર ખાતે ઉજવણી કરી હતી પ્રધાનમંત્રી બોરીસ જહોનસને ગઇકાલે આ ઘટના સાથે યુરોપીય સંઘ સાથે એક નવા મૈત્રીપુર્ણ સહયોગની ખાતીર આપી હતી યુરોપીય સંઘના મોટા ભાગના કાયદાઓ અમલમાં રહેશે

દેશમાંથી આ પ્રકારનું પહેલુ પ્રક્ષેપણ આગલા ચાર મહિનામાં થવાની સંભાવના છે વિક્રમ સારાભાઇ અંતરીક્ષ કેન્દ્રના ઉપ નિર્દેશક ફરીદાસટી વી એ ગઇકાલે તિરુવનંતપુરમમાં એક પરીચર્ચામાં ભાગ લેતા કહયું કે આ ક્ષમતાથી ઇસરોને વ્યવસાયિક સફળતા મળશે અને તે આ સંબંધિત બજારમાં સુક્ષ્મ લધુ અને મધ્યમ વર્ગની પ્રક્ષેપણ માંગને પુરી કરવામાં સક્ષમ બનશે

તેમણે કાતેકલ્યાણ વિસ્તારના સુરનાર ગામમાં જીલ્લા કલેકટર અને પોલીસ અધિક્ષક સમર્પણ કર્યુ તેમાંથી એક માઓવાદી પર એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું પોલીસે કહ્યું કે સમર્પણ કરનાર માઓવાદીઓને રાજય સરકારની પુનર્વાસ નીતી અનુસાર જરૂરી સહાય પુરી પાડશે

કોરોના વાયરસના પ્રસારને કારણે આવા ઉત્પાદનોની માંગમાં સંભવિત વધારાને જોતા તેને એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે